પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈ સાંજે મહાત્મા ગાંધીના કાર્યસ્થળ અમદાવાદમાં ખુલ્લામાં શૌયમુક્ત ભારતની જાહેરાત કરી હતી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની દોઢસોમી જન્મજ્યંતિ નિમિત્ત યોજાયેલા સ્વચ્છ ભારત દિવસની ઉજવણી પ્રસંગે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી સ્વચ્છતાના આગ્રહી હતા તેમને મન સ્વચ્છતા જ સર્વસ્વ હતું ત્યારે સ્વચ્છ સ્વસ્થ્ય સશક્ત અને સમૃદ્ધ દેશ નિર્માણ કરી ન્યૂ ઇન્ડિયાનું સપનું સાકાર કરીએ

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દેશનો એક એક નાગરિક સ્વચ્છતા સ્વસ્થતા પર્યાવરણ જાળવણી જેવા પગલાં લઇ સક્રિય બને તો બાપુના સપનાનું ભારત નિર્માણ કરી શકીએ ગાંધીજી માનતા કે દેશનું પર્યાવરણ સ્વચ્છ હોય દરેક વ્યક્તિ સ્વસ્થ હોય દરેક વ્યક્તિ સુરક્ષિતતા અનુભવતી હોય ભેદભાવમુક્ત અને સદભાવયુક્ત રાષ્ટ્ર હોય

શ્રી મોદીએ જણાવ્યું હતું કે વિશ્વ આખું ગાંધી જ્યંતિ મનાવી રહ્યું છે ત્યારે કર્મસ્થાન એવા સાબરમતી આશ્રમને સત્યાગ્રહ અને સ્વચ્છાગ્રહનું વ્યાપક સ્વરૂપ બનાવ્યું છે ગાંધીજી કહેતા હતા કે જે બદલાવ લાવો હોથ તે પહેલા સ્વયં અપનાવવો પડે અને એ જ મંત્રને આત્મસાત કરીને ભારતે આ અભિયાન મૂર્તિમંત કર્યું છે તે આવકારદાયક અને અનુકરણીય છે

કરોડો માતાઓ બહેનોને તેનાથી અંધારાના ઇંતજારમાંથી મુક્તિ મળી છે એટલું જ નહીં સ્વચ્છતાના પગલે બિમારીઓમાંથી પણ મુક્તિ મળી છે તે આપણા સૌ માટે સંતોષની વાત છે શ્રી મોદીએ જણાવ્યું હતું કે સમાજ વ્યવસ્થાના અભિન્ન અંગ એવી મહિલાઓએ આ અભિયાનમાં બહ્ મોટું યોગદાન આપ્યું છે

ગાંધી બાપુએ સુરાજ્યનું સપનું સેવ્યું હતું અને આજે આપણે તેને સાકાર કર્યું છે પરંતુ આટલેથી સંતોષ માનવો યોગ્ય નથી શૌયાલય નિર્માણ કર્યા પછી મહત્તમ લોકો તેનો ઉપયોગ કરતા થાય એ પણ એટલું જ જરૂરી છે

તેનાથી પર્યાવરણનું સંરક્ષણ કરી શકાશે અને સાથે પ્રકૃતિ સમૃદ્ધિ જીવની સુરક્ષા કરી શકાશે આપણો વ્યવહાર પરિવર્તન અપનાવવો પડશે અને મહાત્મા ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રીના જીવનમાંથી આ આદર્શોને આત્મસાત કરવા પડશે

શ્રી રૂપાણીએ કહ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વ આખા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ કાર્યક્રમમાં સ્વચ્છતાના ચેમ્પિયન એવા દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા સ્વચ્છાગ્રહીઓને પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા આ કાર્યક્રમમાં ઇન્ડોનેશિયા માલી તેમજ નાઇજીરીયાના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

શ્રી મોદીએ માં આદ્યશક્તિની ભક્તિભાવપૂર્વક આરતી ઉતારી આરાધના કરી હતી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે તેમનું ખાદીની શાલ તથા માં અંબાજીની યુંદડીની પ્રસાદી અર્પણ કરી સ્વાગત અભિવાદન કર્યું હતું આ અવસરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદ મેયર બિજલબેન પટેલ પ્રવાસન મંત્રી જવાહર ચાવડા પણ જોડાયા હતા લોકગાયક શ્રી કીર્તિદાન ગઢવીએ સ્વચ્છતા અભિયાનના ગરબાની પ્રસ્તુતિ કરી લાખો શ્રદ્ધાળુઓને ગરબાના તાલે ઝુમાવ્યા હતા આ કાર્યક્રમો પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોડી રાત્રે દિલ્હી પરત પહોંચી ગયા હતા

પ્રધાનમંત્રી મોદીએ પ્રદર્શનમાં ઓરિસ્સાના જાણિતા રેતશિલ્પ કલાકાર શ્રી સુદર્શન પટનાયક દ્વારા તૈયાર કરાયેલ પૂજ્ય બાપુના રેતશિલ્પને યશ્મા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પી હતી

આશ્રમના સંચાલક કાર્તિકેય સારાભાઇ તથા અમૃતલાલા મોદીએ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું બાપુના ચિત્રને સુતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ શ્રી મોદીએ પ્રાચીન તથા અર્વાચીન યરખા મોડેલ નીહાળી ખાદીવણાટને લોકપ્રિય બનાવવા માટે ચાલતી પ્રવૃત્તિઓની માહીતી મેળવી હતી

પ્લાસ્ટિકનો કચરો એકઠો કરવા સાથે તેના વપરાશની ખતરનાક અસરને ખાળવાનો સંદેશો ફીટ ઇન્ડિયા પ્લોગિંગ દોડ વડે અપાયો હતો દેશપ્રેમની દોડમાં નીકળેલા યુવાનોની કચરો વિણવાની સૂગ આપોઆપ ખતમ થઇ જતી જણાઇ હતી અમદાવાદ જીલ્લાના વહેલાલ ખાતે કૃષિમંત્રી આર

ધીરજ કાકડીયાએ કહ્યું કે તાજેતરમાં પ્રધાનમંત્રીએ યુનોના માધ્યમથી વિશ્વને કહ્યું હતું કે ભારતે વિશ્વને ગાંધી આપ્યા છે અને બુદ્ધ પણ આપ્યા છે ત્યારે દેશ હંમેશા અહિંસાને ભાઈયારામાં માને છે તે સમગ્ર વિશ્વએ માનવું રહ્યું

રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ આયોજીત કાર્યક્રમમાં મંત્રીઓ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા મંત્રી મનુસુખ માંડવીયા ભાજપા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તથા સુવિખ્યાત કથાકાર મોરારી બાપુ કાર્યક્રમમાં હાજરી આપશે

ત્રિવેદી પાંચ હજારથી વધુ લોકોના કીડની ટ્રાન્સપ્લાન્ટ દ્વારા જીવન બચાવનાર ડોકટર એય એલ ત્રિવેદીનું ગઈકાલે અવસાન થયું છે

ઘણા સમયથી પાર્કિન્સનથી પીડાત શ્રી ત્રિવેદીનું ગઈકાલે બપોરે તેમના દ્વારા સ્થાપિત કીડની ઇન્સ્ટીટીયુટ ખાતે અવસાન થયું હતું

હવામાન સૂર્યપ્રકાશિત થવાથી ચોમાસુ પાકો માટે સાનુક્રળ પરિસ્થિતિ ઉભી થશે તેમ છતાં પણ જે જે પાકોમાં વધુ દિવસો સુધી પાણી ભરાઈ રહ્યું હોય તેવી જમીનમાં પાણી નિતારી નાખીને ક્રગનાશક મેન્કોઝેબ અને કાર્બેન્ડેઝીમ જેવી દવાઓનો છંટકાવ કરવા ભલામણ કરાઈ છે